હવે એને ઝુંબેશ સ્વરૂપે રાજ્યનીતમામ શાળાઓમાં હાથ ધરીને આરોગ્ય વિભાગ ઓરી મુક્ત ગુજરાત માટે સંકલ્પબધ્ધ છે

પરમારઆરોગ્ય કમિશનર ડો જ્યંતિ રવિ સહિત અધિકારીઓ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યભરમાં આજથી આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ઝુંબેશરૂપ પાંચ અઠવાડીયા માટે શરૂ કરાયું છે

જ્યારે બીજા બે સપ્તાહ દરમિયાન જિલ્લાની આંગણવાડીઓમાં તેમજ છેલ્લા સપ્તાહમાં બાકી રહેલા બાળકોને ડોર ટુ ડોર રસી આપવાનું આયોજન કરાયું છે

ઓરી ચેપી રોગ હોવાના કારણે તેનાથી ન્યુમોનિયા ઝાડા અને અન્ય જીવન જોખમી સમસ્યાઓ થઈ શકે છે જ્યારે રૂબેલાથી ગર્ભાવ્યસ્થા દરમિયાન બાળકોમાં જન્મજાત ખામીઓ જેવી કે અંધાપો બહેરાશ માનસિક મંદતા તેમજ જન્મજાત હૃદયની ખામીઓથઈ શકે છે ત્યારે આ સમસ્યાઓના નિવારણ માટે ઓરી અને રૂબેલાની રસી આપવી જરૂરી બની રહે છે

આજે કારોબારી સમિતિ સામાજીક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ જાહેર આરોગ્ય સમિતિ જાહેર બાંધકામ સમિતિ અપિલ સમિતિ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ તેમજ મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવ્રતિઓની સમિતિઓની રચના જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કરવામાં આવી હતી આજની આ ખાસ સામાન્ય સભામાં વિવિધ ચર્ચાઓ થઈ હતી જેમાં અગાઉ સામાન્ય સભાની કાર્યનોંધને બહાલી અપાઈ હતી જયારે અગાઉની સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણયોના અહેવાલો રજૂ કરાયા હતાં

અબડાસામાં છેલ્લા ત્રણ વર્ષથી અનિયમિત અને પાછોતરો વરસાદ થાય છે આમ તો આષાઢી બીજ એ વરસાદ માટે કચ્છનું શુકન માનવામાં આવે છે પણ કચ્છી નવા વર્ષે પણ મેઘરાજાની ગેરહાજરી રહી હતી ત્યારે સીમતળમાં પશુધન માટે ઘાસ ન હોતાં પશુ માલિકો અને ઢોરોની મુશ્કેલી વધી છે

નરેડી ભવાનીપર સહિતના વિસ્તારમાં મર્યાદિત વરસાદ થયો હતો જેથી એ વિસ્તારની સીમ બે મહિના પૂર્વે જ ખાલી થઈ ગઈ હતી તો રામપર અબડા કરમટા ઉકીર વાયોર સહિતના ગરડા વિસ્તારમાં પણ ઘાસચારાની સમસ્યા માલધારી અને ઢોરના માલિકોને મૂંઝવી રહી છે આ ઉપરાંત સીમતળમાં તળાવ તળાવડીઓ પણ સુકાઈ રહ્યા છેતાલુકાના ફુલાય વાઘાપદ્વર સહિત અનેક ગામોની સીમમાં પાણી અને ઘાસ ન હોતાં મૂંગા પશુઓની સમસ્યા બેવડાઈ છે સીમતળમાં પશુધન માટે પીવાના પાણીના અવાડાપાણી પુરવઠાની પાઈપલાઈન દ્વારા ભરવામાં આવતા હોવાથી સુચારૂ સંચાલન થાય તેવી માંગ ઉઠી છે કુલ્પના શાહ સન્માન કાર્યક્રમ ગાંધીધામની તીરૂનવ્લવેલી હમસફર એકસપ્રેસ લાંબા સમયની માંગના અંતે શરૂ થતાં તેની ખુશીમાં કચ્છ મલ્યાલી વેલ્ફેર એસોસિયેશન દ્વારા કચ્છના સાંસદ અને ક્ષેત્રીય રેલવે અધ્યક્ષ તેમજઅન્ય સહયોગીઓને સન્માનીત કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા અને ક્ષેત્રીય રેલવે અધ્યક્ષ આદિશ પઠાનિયાને સમ્રતિચિહ્ન આપી સન્માનીત કરાયા હતા કુલ્પના શાહ કુચ્છમાં ઝાપટા કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે કેટલાક સ્થળે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા પછી ભુજમાં અત્યારે આ સમાચાર વંચાય છે ત્યારે ઝરમર છાંટાથી જમીન ભીની બની છે દરમિયાન ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની પધરામણી રૂપે વરસાદ થયાના સમાચાર મળ્યા છે